ગુજરાતમાં બટાકાના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને બટાકાના ઉત્પાદકતા અને પોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રણ દિવસની આ વૈશ્વિક બટાકા પરિષદમાં પ્રથમ દિવસે દેશ વિદેશના નિષ્ણાતો દ્વારા બટાકાના ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધન અને ટેક્નોલોજી ઉપર ચર્ચા વિચારણા થશે બીજા દિવસે બટાકા સહીત વિવિધ કૃષિ ઉત્પાદનો અંગે એક કૃષિમેળો ખુલો મુકાશે જયારે શુક્રવારે અંતિમ દિવસે પોટેટો ફિલ્ડ ડે યોજાશે જેમાં અમદાવાદ નજીક ચંદ્રાણા ગામે બટાકાનું યાંત્રિકીકરણ વિવિધ પ્રજાતિ તેમજ કિસાન ગોષ્ઠી યોજાશે નવા બસ સ્ટેન્ડ વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે સંજેલી ખાતે બનનારા નવા બસ સ્ટેન્ડની ભૂમિપૂજન વિધિ સપન્ન થઇ છે

ભૂમિપૂજન બાદ જાહેર સભાને સંબોધન કરતા રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને આધુનિક બનાવવા માટે હરસંભવ મદદ કરવામાં આવી રહી છે

શ્રી પટેલે ઉમેર્યું કે દાહોદ જિલ્લામાં સંજેલી બાદ હવે ધાનપુરમાં પણ નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે આ માટે ટેન્ડરિંગની પ્રક્રીયા ચાલી રહી છે

વિવિધ પ્રકારના પાસ કાઢવાની કાર્યવાહી પણ ત્યાંથી થશે

રવિના હસ્તે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમકુમાર કન્નરને એવોર્ડ એનાયત કરાયો હતો ઇન્ડિયન રેડક્રીસ સોસાયટી અમદાવાદ ખાતે થેલેમેમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સારી કામગીરી કરનારા જીલ્લાને એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો

સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચે હળવો વરસાદ આજે પાડવાની પણ આગાહી છે ખાસ કરીને કચ્છ રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી છાંટા પાડવાની શક્યતા હોવાથી ખેડૂત વર્ગને સાવચેત રહેવા કહેવાયું છે સાગરખેડ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી રણજી ટ્રોફી ગુજરાતના ક્રિકેટર અને રણજી ટ્રોફી ટીમના સુકાની પાર્થિવ પટેલ આજે તેની એક્સોમી રણજી ટ્રોફી મેચ રમી રહ્યા છે

વિદર્ભે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી જોકે ગુજરાતના બોલરો સામે તેનો ધબડકો થયો હતો

ગુજરાત તરફથી આવી સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ક્રિકેટર છે ભારતની વર્લ્ડ કપ ટીમમાં રહી ચૂકેલા પાર્થિવ પટેલે ગુજરાતને રણજી ટ્રોફી ચેમ્પિયન શિપ જીતવાનું ગૌરવ પણ અપાવ્યું છે મહાસુદ બીજ મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે તેના અવસરે આણંદ જિલ્લાના વાસદ અને વહેરાખાડી મહીસાગર માતાજીના મંદિર તેમજ વડીદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષા આભૂષણીમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખૂંદયો હતો મહીસાગર માતાના દૂગ્ધાભિષેક પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડતા લોકમાતાનું રંગબેરંગીન વાતાવરણ સર્જાયુ હતું રબારી સમાજના લોકો બહ્ધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે સઠ્ ભક્તિભાવપૂર્વક સંધ્યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે તે પછી મહીસાગર માતાને ખીર અને સુખડીનો નેવેધ ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે અરવલ્લી પ્રધાનમંત્રી આવાસ યોજના અરવલ્લી જિલ્લાના મોડાસામાં તૃષા બહેનને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ નવું ઘર મળતા પરિવાર ખુશી વ્યક્ત કરી રહ્યું છે તૃષાબહેનના પરિવારમાં તેમના પતિ અને બે બાળકો સહિત ચાર સભ્યો છે પહેલા તેમનું મકાન ખૂબ જુનુ હતી જે જર્જરિત હાલતમાં હતું પણ પીએમ આવાસ યોજના અંતર્ગત નવું મકાન તૈયાર થયું છે જે મકાન પહેલા નાનું હતું તે હવે ઘણુ મોટુ અને સુંદર છે હવે બાળકો પોતાના રૂમમાં અભ્યાસ કરી શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા મકાનથી તેઓ ઘણાં જ ખુશ છે અને કેન્દ્ર સરકારની આ યોજનાની વાત કરતા તેઓ ભાવૂક પણ થઇ જાય છે